આકાશવાણી અને દૂરદર્શનના તમામ કેન્દ્રો પર આ કાર્યક્રમ પ્રસારિત કરશે ત્યારબાદ તરત જ મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ ઉપરાંત આકાશવાણીના તમામ કેન્દ્રો પર રાત્રે આઠ વાગે પણ મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાવાનુવાદ સાંભળી શકાશે અમદાવાદ રેલવે ડીવીઝનના કલોલ રેલવે પોલીસ દળની મહિલા કોન્સ્ટેબલ મંજૂ મલિકે ચીનમાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ અને જ્યુડો સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યા છે

રેલવે ડિવિઝન દ્વારા સુશ્રી મલિકને પ્રશસ્તીપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા